પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે

રાજ્ય સરકારે તપાસ સમિતિની રચના કરી

બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે વૈશ્વિક રોકાણકારોની ગોળમેજી પરિષદ આજે સાંજે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાશે આ પરિષદમાં આંતરરાષ્ટ્રીય સ્તરના મૂડીરોકાણકારો ભારત સરકારના ઉચ્ય અધિકારીઓ તથા ભારતના વેપાર જગતના પ્રતિનિધિઓ સંવાદ કરશે નાણામંત્રી રીઝર્વ બેન્કના ગવર્નર પણ આ પરિષદમાં ભાગ લેશે

આ પરિષદમાં ભારતીય અર્થતંત્ર માળખાકીય સુધારા સરકારનો ભાવિ દૃષ્ટિકોણ વગેરે બાબતોને ધ્યાનમાં લઈ ભારતમાં મૂડીરોકાણ વધારવા અંગે ચર્ચા કરાશે

સૂત્રોના જણાવ્યા મુજબ કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ એટલો હતો કે તેના લીધે નજીકના કેટલાક ગોદામો પણ તૂટી પડ્યા હતા

મુખ્યમંત્રીએ આ સમગ્ર દુર્ઘટનાની તપાસ કરવા બે અધિકારીઓ તપાસ સમિતીની રચના કરી છે દરમ્યાન તપાસ સમિતિના સભ્યો તેમજ પોલીસના જવાનો અને ફેરેન્સીકના નિષ્ણાતોએ ઘટના સ્થળે પહોંચીને તપાસ કામગીરી હાથ ધરી છિ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમીતશાહ તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ દુર્ઘટના અંગે ઊંડા દુઃખની લાગણી વ્યકત કરી છે તથા દુર્ઘટનામાં મૃત્યુ પામનારના પરિવારોને સાંત્વના પાઠવી છે

ફેરી સર્વિસના ઉદ્વાટનની તૈયારીની સમીક્ષા બેઠક ભાવનગરના સાંસદ ડૉક્ટર ભારતીબેન શિયાળની ઉપસ્થિતીમાં ગઈકાલે કલેક્ટર કચેરી ખાતે યોજાઈ ગઈ

નો કચ્છ પ્રવાસ સરહદ સુરક્ષા દળના વડા રાકેશ આસ્થાના એ જણાવ્યુ છે કે ગુજરાતના દરિયા કિનારા સહિત પશ્ચિમ વિસ્તારના દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રદ અને મજબૂત બનવાશે કચ્છ પ્રવાસના બીજા દિવસે બીએસએફના ડાયરેક્ટર જનરલ રાકેશ અસ્થાનાએ સીરક્રીક અને કોરીક્રીકમાં હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને સુરક્ષા વ્યવસ્થાથી સમિક્ષા કરી તેને વધુ મજબૂત કરવા સૂચન કર્યા હતા અમારા પ્રતિનિધિ જણાવે છે કે કોટેશ્વરના દરિયાકાંઠે આવેલી છાવણીમાં રાત્રી રોકાણ કરી શ્રી અસ્થાનાએ જવાનો સાથે સંવાદ કર્યો હતો અને દરિયામાં અનેક દિવસ સુધી યોકિયાત જહાજ ઉપર ફરજ બજાવતા જવાનોનો જુસ્સો વધાર્યો હતો રણ અને દરિયા કાંઠે દુર્ગમ આ વિસ્તારોમાં આવેલી સીમા ચોકીઓની પણ શ્રી આસ્થાનાએ મુલાકાત લઈ ત્યાં ફરજ બજાવતા જવાનોની પડકારજનક સ્થિતિથી માહિતગાર થયા હતા દાહોદ રાત્રિ પેટ્રોલીંગ દાહોદ ઇન્દોર ધોરીમાર્ગ સહિત દાહોદ પંચમહાલ જિલ્લા વિસ્તારના અન્ય ધોરીમાર્ગો પર નાઇટ પેટ્રોલીંગની કામગીરી વધુ ચુસ્ત બનાવવા દસ અત્યાધુનિક બાઇકો સાથેના પેટ્રોલીંગનો જિલ્લા પોલીસ વડાએ આરંભ કરાવ્યો છે

આ ઉપરાંત પાંચ બાઇકો દાહોદ શહેરની સુરક્ષા વધુ સઘન બનાવવા માટે ટાઉન પોલીસને ફાળવવામાં આવી છે આ પ્રસંગે પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે જણાવ્યું કે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા દાહોદ ઇન્દોર હાઇવે પરનો સુરક્ષા બંદોબસ્ત વધુ સઘન બનાવવામાં આવ્યો છે પરિણામે હાઇવે પરની ચોરી લૂટફાંટની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે હાઇવે પર નવ પોલીસ સહાયતા કેન્દ્ર પર પોલીસકર્મી ચોવીસે કલાક ખડેપગે ફરજ બજાવી રહ્યાં છે રાત્રે પસાર થતાં મુસાફરોને કોઇ પણ પ્રકારની સહાય અને સુરક્ષા માટે તેઓ પ્રતિબદ્ધ છે

પાટણ જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલે જણાવ્યુ હતું ખરીદીની પ્રક્રિયા દરમિયાન ફરજિયાત માસ્ક પહેરવું સામાજિક અંતર જાળવવું વગેરેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે